ત દેશભરમાં અત્યાર સુધીમાં અગિયાર કરોડ દસ લાખથી વધુ લોકોને કોવિડ વિરોધી રસી આપવામાં આવી છે

મુસ્લિમ બિરાદરોના ઉપવાસ અને બંદગીના પવિત્ર રમઝાન માસનો આજથી આરંભ થયો છે

તેમણે કોરોના સામેની લડતમાં વિજ્ઞાનીઓની કામગીરીની પ્રશંસા કરી હતી

તેમણે કહ્યું હતું કે ભારતે એંશી થી વધુ દેશોને કોવિડ વેક્સીન પૂરી પાડી છે પ્રધાનમંત્રીએ વિશ્વના નેતાઓને કોરોના મહામારીની અર્થતંત્ર પર પડી રહેલી અસરો અને સીમિત સંશાધનો સાથે તેનો સામનો કરવા આહવાન કર્યું હતું પ્રધાનમંત્રીએ વિશ્વના દેશોને ગરીબી અને માનવતાને કેન્દ્રમાં રાખીને ન્યૂ વર્લ્ડ ઓર્ડર વિશે મંથન કરવા અપીલ કરી હતી ઉલ્લેખનિય છે કે વિદેશમંત્રી ડૉ

જયશંકરે કર્ટન રેઈઝર સત્રને સંબોધિત કર્યું હતું

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરીસન પણ સંમેલનને સંબોધિત કરશે ચાર દિવસના આ સંમેલનનું વર્ચ્યુઅલ રીતે આયોજન કરાયું છે રાયસીના સંવાદ ભૂ રાજનીતિ અને ભૂ અર્થશાસ્ત્ર પરનું ભારતનું અતિમહત્વપૂર્ણ સંમેલન છે

ગત સપ્તાહે પ્રધાનમંત્રીએ કોવિડ પરિસ્થિતિ અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક થોજી હતી તથા વધતા સંક્રમણને રોકવા માટે નાના કન્ટેનમેન્ટ ઝોન બનાવવા ઉપર ભાર મુક્યો હતો શ્રી મોદીએ રાજ્યોને કોવિડ રોગયાળાના સંક્રમણને રોકવા જરૂરી તમામ પગલાં ભરવા નિર્દેશ આપ્યા હતા

તેમણે કહ્યું કે નવી શિક્ષણ નીતી દેશનાં પૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષણવિધ ડો સર્વપલ્લી રાધા કિષ્નનાં વિઝનને આત્મસાત કરે છે

એસોસિયેશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીઝ એ દેશમાં ઉચ્ય શિક્ષણ સંસ્થાઓની એક શ્રેષ્ઠ સર્વોચ્ય સંસ્થા છે તેની

પ્રધાનમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર દેશની સંસ્થાકીય અને શૈક્ષણિક નીતીને મજબૂત બનાવવા ઈચ્છે છે તેમણે કહ્યું કે બાળકોમાં વિશેષ ક્ષમતાં હોય છે સંસ્થાકીય તાકાતથી બાળકોની ઈચ્છાશકિતને આગળ વધારવાનું અને તેમને માનસિક અને નૈતિક રીતે મજબૂત બનાવવામાં આવશે તેમણે કહ્યું કે સરકારે યુવાનોને શ્રેષ્ઠ તાલીમ મળી રહે તે માટે ઠેર ઠેર ભારતીય કૌશ્લ્ય વિકાસ સંસ્થાઓ બનાવી છે

ન્યાયવાદી અર્થશાસ્ત્રી રાજનીતીજ્ઞ અને સમાજસુધારક ડોકટર આમ્બડેકરે સમાજમાં વંચિતો દલિતો પ્રત્યેના સામાજિક ભેદભાવને દૂર કરવા જીવનભર અથાગ પ્રયત્નો કર્યા છે

રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે આમ્બેડકર જયંતિ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવ તા કહ્યું છે કે બાબા સાહેબ જીવનભર સંધર્ષોની વચ્ચે તેમનું લક્ષ્ય મેળવવા અડગ રહ્યા અને અસાધારણ સિધ્ધીઓ પ્રાપ્ત કરી તેઓ માનવઅધિકારોનાં પ્રબળ સમર્થક હતાં શ્રી કોવિદે લોકોને ડ઼ોકટર આંબેડકરનાં આદર્શોને પોતાના જીવનમાં ઉતારી એક સુદૃઢ અને સમૃધ્ધ ભારતનાં નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો પ્રધાનમંત્રી એ કહ્યું વંચિત વર્ગોને મુખ્ય ધારાઓમાં લાવવા બાબા સાહેબનો સંધર્ષ દરેક પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે

એક ટ઼વીટમાં તેમણે જણાવ્યું હતું કે એક મહાન સમાજ સુધારક ઉતકૃષ્ઠ બુઘ્ઘિજીવી અને બંધારણનાં ઘડવૈયા ડો આંબેડકર એક સાચ્યા માનવતાવાદી હતાં શ્રી નાયડુએ જણાવ્યું હતું કે બાબા સાહેબને બંધારણ નિર્માણ અને ભેદભાવ દૂર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે યાદ કરવામાં આવશે

દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ એહમદ બુખારી તથા ચાંદ સમિતિએ આ મુજબ જણાવ્યું હતું ઈસ્લામિક કેલેન્ડર મુજબ રમઝાન નવમો મહિનો છે અને મહિનાના અંતે ઈદ ઉલ ફિત્રનો તહેવાર આવે છે ગલ્ફ દેશોમાં ગઈકાલથી રમઝાનનો આરંભ થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રમઝાનનાં પવિત્ર મહિનાની શુભકામનાં પાઠવતાં જણાવ્યું કે રમઝાન જરૂરીયાતમંદ અને વંચિતોની સેવા કરવાનો સંદેશ આપે છે તેનાથી સમાનતા ભાઈચારો અને કરૂણાની ભાવના મજબૂત થાય છે દરમ્યાન કોવિડ મહામારીને કારણે જે રાજ્યોમાં લોકડાઉન અથવા તો કરફયું કે પ્રતિબંધ લગાવામાં આવ્યા છે તેવા વિસ્તારોમાં ગઈકાલે મુસ્લિમ બિરાદરોએ ઘરે જ નમાઝ અદા કરી હતીં

શ્રી કોંવિદે પોતાનાં સંદેશમાં જણાવ્યું કે દેશનાં વિવિધ પ્રદેશોમાં નવી આશા અને ઉત્સાહ સાથે વિવિધ રીતે ઉજવવામાં આવતાં નવ વર્ષનાં આ તહેવારો વિવિધ પરંપરાઓનાં પ્રતિક સમાન છે તેમણે કહ્યું આ તહેવારો ખેડૂતોની મહેનત પ્રત્યે સન્માન પ્રદર્શિત કરે છે